પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

તો તાપી જિલ્લામાં આજે ફરી કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો નોંધાયો છે આજે કોરોના પોઝીટીવનાં દસ કેસ સામે આવ્યા છે

રેલ્વે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે બે લાખ જેટલા લોકો નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે એટલું જ નહિ પગપાળા અવર જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે

ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનાં વિધાર્થીઓનાં એન્જીનીયરીંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાની ગુજકેટ પરીક્ષા માટે સાતમી ઓગસ્ટ સુધી આવેદનપત્ર ભરી શકાશે

પર ઓનલાઈન અરજી કરી શકાશે

કડાણા જળાશયની પાછળના ભાગમાં ઊંચાઇએ આવેલા કડાણા તાલુકાના આ ગામોના આદિજાતિ ધરતીપુત્રો લાંબાગાળાથી સિંયાઇ સુવિધાથી વંચિત રહેલા છે આ વિસ્તાર ડુંગરાળ હોવાને કારણે વરસાદી પાણી વહી જાય છે તેમજ ચેકડેમ પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતીને કારણે થઇ શકતા નથી

એક એક અખબારી યાદીમાં શ્રી પંડ્યા એ જણાવ્યું હતું કે રાજ્યમાં એકબાજુ ક મહીનામાં પેટા ચૂંટણી આપવી પડે તેવી લોકશાહી પ્રક્રિયા છે અને બીજી બાજુ કોરોનાની પરિસ્થિતિ છે ત્યારે અંતિમ નિર્ણય કરવાનો અધિકાર ચૂંટણી પંચનો છે

શ્રી પરમારે આજે મુખ્ય ચૂંટણી કમિશનરને એક પત્ર લખીને આ માંગણી કરી હતી

રક્ષાબંધન નિમિત્તે સરહદ પરનાં વીરજવાનોને વિજયસૂત્ર નિમિત્તે આ રાખડી મોકલવામાં આવે છે આ વેળાએ પ્રદેશ ભાજપ મહામંત્રી કે

કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરીને પ્રશંસા પત્ર આપવામાં આવ્યા હતા એનડીઆરએફના નાયબ કમાન્ડન્ટ આર

મિશ્રાએ જણાવ્યું કે એનડીઆરએફના સંદર્ભમાં તેમના નિઃસ્વાર્થ સેવા માટે કોરોના વોરિયર્સને આદર અને કૃતજ્ઞતાની ટોકન છે આ અંગે જબુગામ હોસ્પિટલના ટીમ લીડર મનોરમા બેન જયસ્વાલે આ મુજબ જણાવ્યું હતું

કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આજથી કુબેર ભંડારી મંદિર ખુલ્લો મુકવાનો આદેશ આવી ગયો છે

ભાવનગર શહેરમાં અઢી ઈંચ ધોધા અને પાલીતાણામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે જિલ્લામાં અન્ય છુટો છવાયો વરસાદ નોંધાયો છે ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી જ મેધરાજાની ધમાકેદાર એન્ટી થઈ હતી વિજળીમાં કડાકા ભડાકા વિના વરસાદ વરસ્યો હતો વરસાદને પગલે નીંચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાઈ ગયા હતાં શહેર ઉપરાંત ગ્રામ્ય પથંકમાં મેધરાજાની મહેર થઈ હતીં

મી

મી

મી

તો અરવલ્લીનાં ભીલોડા પંથકમાં અનેક ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે

બોટાદમાં પણ આજે ભારે વરસાદ પડ્યો હતો

મુખ્યમંત્રીશ્રી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે આવા કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત રિવાજો પરિવારની માનસિક હાલત આશ્રિતોને નિયમોની જાણકારીના અભાવ વગેરેને કારણે જરૂરી રેકર્ડદસ્તાવેજ એકત્ર કરવામાં સમય જતો હોય છે